આ વિધેયકમાં નાણાંકીય હેતુસર સરોગસી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે

આ બેઠક દરમિયાન શ્રી રાજનાથસિંહે સંયુકત કવાયત યોજવા માટે ભારત અને સિંગાપુરના સશસ્ત્ર દળોની વધી રહેલી પ્રવૃતિઓ અંગે સંતોષ વ્યકત કર્યો હતો બંને નેતાઓ દ્વિપક્ષી સંરક્ષણ સહકાર વધારવા સહમત થયા હતા શ્રી રાજનાથસીંહે દક્ષિણ ચીન સમુદ્ર અને હિંદ પ્રશાંત મહાસાગર ક્ષેત્રમાં ભારતનું વલણ સ્પષ્ટ કર્યુ હતું તેમણે આ ક્ષેત્રોમાં શાંતી અને સ્થિરતા ઉપર ભાર મુકથો છે જેમાં દરિયાઇ સંપર્ક સલામત સંકલિત વેપાર તેમજ આશિયાન સંગઠનની એકતા અને તેને જ મધ્યમાં રાખીને થતાં સંકલિત વેપારની જરૂરીયાત ઉપર પણ ભાર મુકયો હતો સિંગાપુરનો તેમનો બે દિવસનો પ્રવાસ પુરો કરતાં પહેલા શ્રી રાજનાથસિંહ યોથી ભારત સિંગાપુર સંરક્ષણ મંત્રી વાટાઘાટ પરીષદની સફઅધ્યક્ષ સ્થાન સંભાળશે

આ વિધેયકમાં નાણાંકીય હેતુથી સરોગસી સામે પ્રતિબંધની પરંતુ અન્ય કારણોસર સરોગસીની છુટની જોગવાઇ છે આ જોગવાઇઓમાં રાષ્ટ્રીય સરોગસી બોર્ડ રાજય સરોગસી બોર્ડ અને સરોગસીની પ્રવૃત્તિ તેમજ પ્રક્રિયા પર નિયંત્રણ માટે થોગ્ય સત્તા મંડળોની નિમણુંક સહિતની જોગવાઇઓ કરવામાં આવી છે આરોગ્ય મંત્રી ડોકટર હર્ષ વર્ધને આ વિધેયક રાજયસભામાં રજ કરતાં જણાવ્યું હતું કે તાજેતરના વર્ષોમાં ભારત સરોગસીના મુખ્ય મથક તરીકે ઉભરી આવ્યું છે તેમણે માહિતી આપી હતી કે દેશમાં લગભગ ત્રણ ફજાર જેટલા ગેરકાયદે સરોગસી દવાખાના કાર્યરત છે શ્રી વર્ધને ઉમેર્યુ હતું કે આ વિધેયકથી કુખ ઉછીની આપનારી માતાઓ અને સરોગસીથી જન્મતા બાળકોનું શોષણ અટકશે આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે ઘણા દેશોમાં નાણાંકીય હેતુથી સરોગસી પ્રતિબંધીત છે અને તેને ગેરકાયદે માનવમાં આવે છે આવા દેશોમાં ન્યુઝીલેન્ડ ઇગ્લેન્ડ ચીન દક્ષિણ આફ્રિકા સ્પેન અને સ્વીઝર્લેન્ડનો સમાવેશ થાય છે

પક્ષોના ભેદભાવ ભુલીને તમામ પક્ષોના સાંસદોએ કહ્યું હતું કે દેશની રાજધાનીમાં હવાનું પ્રદુષણ ગંભીર સમસ્યા છે અને તેનો રાજકારણથી પર હલ કરવો જરૂરી છે

ચર્ચામાં ભાગ લેતાં ભારતીય જનતા પક્ષના પશ્ચિમ દીલ્ફીના સાંસદ પ્રવેશ વર્માએ જણાવ્યું હતું કે શહેરમાં મુખ્યત્વે ધુળ અને બાંધકામ પ્રવૃતિઓના કારણે પ્રદુષણ ફેલાય છે તેમણે આક્ષેપ કર્યો હતો કે દિલ્હી સરકારે આ પ્રદુષણ રોકવા કોઇ જરૂરી પગલાં લીધા નથી ભારતીય જનતા પક્ષના પુર્વ દિલ્હીના સાંસદ ગૌતમ ગંભીરે પણ જણાવ્યું હતું કે ગાઝીપુરમાં ઠલવાતો કચરો પ્રદુષણનું મોટુ કારણ છે અને માત્ર ખેડુતોને દંડવાથી આ સમસ્યાનો હલ નહી લાવી શકાય કોંગ્રેસી સાંસદ અમરસિંગે સુયવ્યું હતું કે ડાંગરની પરાળ સળગાવવાની પ્રથા અંકુશમાં લેવા થોગ્ય કાર્ય યોજના અમલમાં મુકવી જરૂરી છે તેમણે ઉમેર્યુ હતું કે ખેતીમાં રાસાયણીક ખાતરો અને જંતુનાશકો પર્યાવરણને નુકસાન કરે છે પરીણામે ગ્રામ વિસ્તારોમાં ખાસ કરીને ખેડુતોમાં કેન્સરના કેસો વધી રહ્યાં છે

ગઇકાલે રાજયસભાએ પણ આ વિધેયકને મંજુરી આપી હતી

એ અનુસાર કોંગ્રેસના અધ્યક્ષને ટ્રસ્ટી તરીકે દુર કરવાની જોગવાઇનો સમાવેશ થાય છે તેમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે લોકસભામાં વિપક્ષના નેતાના અભાવે સૌથી મોટા વિરોધ પક્ષના નેતાને ટ્રસ્ટી તરીકે નિમવામાં આવશે

સી મુર્મુના અધ્યક્ષ સ્થાને વહીવટી પરીષદની રચના કરવામાં આવી છે આ સમિતિ પ્રદેશનું પ્રશાસન સંભાળશે તેના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ગઇકાલે બહાર પાડવામાં આવેલા આદેશમાં જણાવ્યું છે કે મુખ્ય સચિવ વહીવટી સમિતિના સચિવ તરીકે સેવા બજાવશે દરમિયાન જમ્મુ કાશ્મીરના ઉપરાજયપાલ જી સી મુર્મુના બે સલાહકારોની નિમણુંક કરવામાં આવી છે સરકારના વિવિધ વિભાગો સંભાળતા કે કે

સામાન્ય વહીવટ વિભાગે બહાર પાડેલા આદેશમાં વધુમાં જણાવ્યું છે કે ભુતપુર્વ અધિકારી શર્માને પર્યટન જાહેર બાંધકામ માર્ગ અને મકાન આયોજન વિકાસ અને દેખરેખ શાળા શિક્ષણ ઉચ્ચ શિક્ષણ ટેકનીકલ શિક્ષણ તેમજ ઉદ્યોગોનો ફવાલો સોંપવામાં આવ્યો છે જયારે નિવૃત ભારતીય પોલીસ સેવાના અધિકારી ફારૂક ખાનને અન્ન નાગરીક પુરવઠો અને ગ્રાહક બાબતો તાલીમ સહકાર બાગાયત યુંટણી શ્રમ અને રોજગાર ફજ અને ઓકાફ સામાજિક કલ્યાણ આદિવાસી બાબતો યુવક સેવા અને રમત ગમત વિભાગોનો હવાલો સોંપવામાં આવ્યો છે

તેમણે જણાવ્યું હતું કે રાષ્ટ્રની સુરક્ષા અને અખંડિતતા માટે જમ્મુ કાશ્મીર પોલીસ અને અન્ય સલામતી દળો સતત સંઘર્ષ કરી રહ્યાં છે ગઇકાલે ગંદરબલ અને હંદવારામાં યોજાયેલા પોલીસ દરબાર કાર્યક્રમોમાં મહાનિદેશકે સંબોધન કર્યુ હતું શ્રી દિલબાગ સિંગે રાજયના જનતા શાંતી પુર્ણ વાતાવરણમાં જીવી શકે તે માટે ત્રાસવાદ નાબુદ કરવાની અને અટકાવવાની જરૂર પર ભાર મુકથો હતો

દુનિયા સમેના નવા પડકારોના નવિનત્તમ ઉકેલો શોધવામાં મહાત્મા ગાંધીના સિધ્ધાંતોને વાંચવા અને ઉપયોગમાં લેવા બાળકોને પ્રોત્સાહિત કરવાના હેતુ આયોગ દ્વારા આ સ્પર્ધાનું આયોજન કરાયું હતું વિજેતાઓની યાદી માય ગોવ ડોટ ઇન વેબસાઇટ પર જોઇ શકાશે

દુબઇ ખાતેના ભારતના કોન્સ્યુલેટ જનરલે બહાર પાડેલા નિવેદન અનુસાર પ્રાથમિક વીઝા મેળવનારા વિદેશી નાગરીકો ઇચ્છશે તો તે તબીબી વિઝામાં બદલી આપવામાં આવશે

ગઇકાલે મુંબઇ ખાતે એક કાર્યક્રમમાં બોલતા સુશ્રી ઇરાનીએ કહયું કે માતા પિતાએ બાળકો ધ્વારા જોવાતા ટેલીવિઝન કાર્યક્રમોની ગુણવત્તા અને સમય નકકી કરવો જોઇએ તેમણે ભેટ અને બહાનાઓની બદલે બાળકોને વધુ સમય આપવા વિનતી કરી છે અગાઉ નવી દિલ્હી ખાતે બીજી દક્ષિણ એશિયા સુરક્ષા પરીષદને સંબોતા તેમણે ઘરોમાં બાળકો અને મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા પર ભાર મુકથો હતો અને હિંસા અને શોષણ વિરૂધ્ધ બયાવ માટે સુરક્ષિત પાડોશ ઉભો કરવાની જરૂરીયાત જણાવી છે